ગુજરાતમાં દોઢ કરોડથી વધુ લોકોએ સમૂહમાં યોગાસન કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી આજે કરી હતી ઐતિહાસિક ધાર્મિક તથા પુરાતત્વ મૂલ્ય ધરાવતા સ્થળ ઉપર યોગસાધકો દ્વારા નિદર્શન યોજાતા ઉજવણીના વિરાટ ફલકમાં વિશિષ્ટ રંગ ઉમેરાયા હતા અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ રાજ્યપાલ ઓ

કોહલી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું હજારો યોગ સાધકો સાથે યોગાસન તથા પ્રાણાયમનો કાર્યક્રમ પુરો થયા બાદ શ્રી રૂપાણીએ ગુજરાતમાં યોગ બોર્ડ રચવાની જાહેરાત કરી હતી જેથી એવી ઝુંબેશ છેવાડાના માણસ સુધી પહોંચે જેમાં આરોગ્ય માટે યોગની પ્રેરણા અપાય યોગ સાધના એક દિવસ પુરતી મર્યાદિત ન રાખતા દૈનિક દિનચર્યાનો હિસ્સો બનાવવાની અપીલ તેમણે સૌને કરી હતી

યોગ દિવસની ઉજવણી માટે રાજ્યકક્ષાની થીમ યોગ ફોર હાર્ટ કેર રાખવામાં આવી છે પાંચમા યોગ દિવસની ઉજવણી યાદગાર બનાવવા માટે પ્રયોગશીલતા દાખવવામાં કોઇ કસર ગુજરાતે છોડી નથી સોમનાથ મહાદેવ મંદિર તથા દ્વારકાના જગત મંદિરનું પ્રાંગણ સવારે દર્શનાર્થીને બદલે યોગ સાધકોથી ઉભરાયું હતું અને સૌએ સામૂહિક યોગ કર્યા હતા શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોક અને ચોટીલા ડુંગર અને તરણેતર જેવા ધાર્મિક સ્થળ યોગ નિદર્શનનું કેન્દ્ર બન્યા હતા ગાંધીનગરના અક્ષરધામ ખાતે યોજાયેલા યોગાભ્યાસમાં જોડાયેલા યુવા સાધકોની હારમાળાને લીધે લાલ પથ્થરથી બનેલું સંકુલ અનુપમ લાગતું હતું

મોઢેરા ખાતે સૂર્યમંદિરમાં યોજાયેલા યોગાભ્યાસમાં સાતસોથી વધુ યુવાસાધક જોડાયા હતા જૂનાગઢ ખાતે આવેલી તમામ ઐતિહાસિક ઇમારત જેવી કે મહોબત મકબરો ઉપરકોટ વેલિંગડન ડેમ તથા ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મંદિરમાં યોગ કાર્યક્રમ યોજાયો હતો જૂનાગઢ ક્રષિ યુનિવર્સિટીના હરિયાળા પરિસરમાં પણ અગ્રણી નાગરિકો તથા વિદ્યાર્થીઓ દ્વારા યોગાભ્યાસ કરાયો હતો

પશ્ચિમ કચ્છમાં સરહદ નજીક ખાવડા ખાતે કોટેશ્વર નારાયણ સરોવર ખાતે બી એસ એફ દ્વારા યોગાભ્યાસ કરાયો હતો રાજકોટ ખાતે સ્વામિનારાયણ ગુરૂકુળમાં માનવ સાંકળ દ્વારા યોગાસનની મુદ્રા દર્શાવતી આક્રતિઓ રચવામાં આવી હતી ધોરાજી ઉપલેટા પંથકમાં આવેલા ઓસમ ડુંગરની સમીપે પાટણવાવ મુકામે યોગ કાર્યક્રમ યોજાયો હતો

ગોંડલની સંગ્રામસિંહ હાઇસ્કૂલ જેવા રજવાડી બાંધકામ ધરાવતા સ્થળે પણ યોગનો કાર્યક્રમ યોજાઇ ગયો કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દિવના પ્રશાસક પ્રફુલ પટેલની આગેવાનીમાં દમણની દિવાદાંડી નજીક યોગાભ્યાસ યોજાયો હતો જયારે દિવ ટાપુ ઉપર કલેકટર દ્વારા યોજાયેલા યોગાભ્યાસમાં રઘુનાથ કુલકર્ણી અને ગોપાલ ટંડેલ જેવા ભાજપના આગેવાન જોડાયા હતા ધ્રાંગધ્રામાં આવેલી લશ્કરી છાવણીમાં યોજાયેલા યોગાભ્યાસમાં જવાનોની સાથે શહેરના નાગરિકો પણ જોડાયા હતા વડોદરાના વિખ્યાત સ્થળો ઉપર યોગાભ્યાસ સાથોસાથ યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી જોડાયા હતા

ડાંગ જિલ્લામાં આહવા ખાતે આવેલ ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે યોગ દિવસ ઉજવાયો હતો જામનગરમાં બેનમૂન સ્થાપત્યનો નમૂનો ગણાતા લાખોટા તળાવની પાળે યોજાયેલા યોગાભ્યાસમાં કેબિનેટ મંત્રી આર

ફળદ્દ પણ જોડાયા હતા